માતૃભૂમિની આઝાદી માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદવીર ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવની પુણ્યતિથી નિમિત્તે આજે દેશભરમાં તેમને ભાવભીની અંજલી આપવામાં આવી રહી છે

કેન્દ્રીય નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગઇકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

આ યોજના હેઠળ ઘિરાણના રકમની નિયમીત પરત ચૂકવણી કરનારને વ્યાજદરમાં દર વર્ષે સાત ટકા સબસીડી આપવાની જોગવાઈ છે

ગઇકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ઉમેદવારોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ થઇ હતી

દરમિયાન પાંચમા તબક્કાની યૂંટણી માટેનું જાહેરનામું બહાર પડયું છે દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની પહેલા અને બીજા તબકકાની યૂંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ભાજપના નેતા અમીત શાહ ગોસાબામાં આજે જાહેરસભામાં સંબોધન કરશે તથા મીદનાપુરમાં રોડ શો યોજશે ભાજપ પ્રમુખ જે

નડ્રા ઘટલ ખાતે રોડ શોમાં ભાગ લેશે તૃણમૂળ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી મમતા બેનરજી આજે પુરૂલીયામાં યૂંટણી પ્રચાર કરશે શહીદ દિવસ માતૃભૂમિની આઝાદી માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદવીર ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવની પુસ્થતિથી નિમિત્તે આજે દેશભરમાં તેમને ભાવભીની અંજલી આપવામાં આવી રહી છે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે આ ત્રણેય શહીદવીરોનું અસાધારણ સાહસ અને તેમના માતૃભૂમિના પ્રેમે ઘણા લોકોને આઝાદીની યળવળમાં જોડાવાની પ્રેરણા આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેય શહિદવીરોને અંજલી આપતા કહયું છે કે ભગતસિંહ રાજગુરૂ તથા સુખદેવે માતૃભૂમિ માટે આપેલી પોતાના પ્રાણોની આહ્રતિ ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા આપતી રહેશે

રામ મનોહર લોહિયાની જયંતિ છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ મહાન સમાજવાદી નેતા સ્વતંત્ર્ય સેનાની અને દેશભક્ત ડો રામ મનોહર લોહિયાને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેમના પ્રગતિશીલ વિચારને હંમેશા યાદ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડો

તેમણે કહ્યું કે ડો રામ મનોહર લોહિયાજીનું યોગદાન દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતું રહેશે

આ સાથે સમગ્ર ભૂતાનમાં કોવીડ રસીકરણની કામગીરી હવે શક્ય બનશે ટિવટર ઉપર ભારતમાં તૈયાર થયેલી કોવીશીલ્ડ રસી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શ્રી ત્સેરીંગે આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે ભારતે ભૂતાન માટે મોકલેલી કોવીશીલ્ડ રસીનો બીજો જથ્થો ગઇકાલે ભુતાનના પારો વિમાન મથકે પહોંચ્યો હતો ભૂતાનમાં આ રસી જથ્થાનું પારંપરીક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું

આ મેચ બપોરના દોઢ વાગે શરૂ થશે

ભારતીય ટીમમાં ગુજરાતના ફણાલ પંડયા અને હાર્દિક પંડયાનો સમાવેશ કરાયો છે

સિંધુ નદીના જળ માટેના ભારતીય કમીશનર પ્રદીપકુમાર સકસેના ભારતીય પ્રતિનીધીમંડળનું જયારે સૈયદ મહંમદ મેહર અલી શાહ પાકિસ્તાનના પ્રતિનીધી મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે આ બેઠક બે દિવસ સુધી ચાલશે

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બંને દેશો સાથે મળીને બંગબંધુ શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે બાંગ્લાદેશ આઝાદીની સુવર્ણ જયંતી ઉજવી રહ્યો છે ત્યારે આ બાબત વધુ મહત્વની બની જાય છે શેખ મુજીબૂર રહેમાનની ગાંધી શાંતિ પુરસ્કાર માટે થયેલી પસંદગી બાંગ્લાદેશના લોકો માટે ગૌરવની વાત છે

જયારે શ્રીનગર અને ખીણના અન્ય સ્થળોએ વરસાદ પડયો હતો

જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધા ય તેવી શકયતા છે ગુરૂવાર બાદ વાતાવરણમાં સુધારો થશે

પૂર્વ નાયબ રાજ્યપાલ શ્યામલ ગોપીનાથ આ સમિતિના અધ્યક્ષ હશે અન્ય સભ્યોમાં વિવિધ બેકિંગ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરાશે